પ્રાદેશિક સમાયાર નિકીતા શાહ વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગામી યોગ દિવસને યોગ એટ હોમ યોગ વિથ ફેમેલી તરીકે ઉજવી કોરોનાને હરાવવા રોગ પ્રતિકારક શક્તિ વધારવાની નેમ વ્યક્ત કરી દેશભરના સ્માર્ટ સીટી રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે

સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઇકાલે નોંધપાત્ર વરસાદ નોંધાયો વિશ્વ યોગ દિવસ આગામી વિશ્વ યોગ દિવસ યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી તરીકે ઉજવાશે

યોગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવીએ આપણી પ્રાયીન સંસ્કૃતિ છે

તેમણે વિશ્વ થોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા

મુખ્યમંત્રીશ્રીએ યોગ પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ પ્રયલિત બનાવવાના હેતુથી સેલ્ફી વીથ યોગાસન યોગ વીથ ફેમીલી જેવા આકર્ષક આયામો પણ આ પ્રચાર પ્રસાર અભિયાનમાં જોડવાનું સૂચન કર્યુ હતું બેઠકમાં રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું

ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ મ્યુનિ

સમગ્ર ભારતમાં હાલમાં જાહેર થયેલ સ્માર્ટ સિટી રેન્કીંગમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે

વરર્યુઅલ જનસંવાદ રેલી કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આજે સાંજે સૌરાષ્ટ્રની જનતાને ઓનલાઇન જનસંવાદ રેલી દ્વારા સંબોધન કરશે આ ઓનલાઇન રેલીનું જીવંત પ્રસારણ ભાજપા ગુજરાતના વિવિધ સોશિયલ મિડીયાના પેજ પરથી જોઇ શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં સરકારનું રીપોર્ટ કાર્ડ લોકો સમક્ષ મુકવા ભાજપા દ્વારા ડીજીટલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે

તેમણે કહ્યું છે કે ભાજપના નેતાઓ ધારાસભ્યો કે ભાજપના તમામ કાર્યકર્તાઓની એકતાધીરજ સમર્પણ અને નિષ્ઠાની કોંગ્રેસ ઈર્ષ્યા ન કરે કોંગ્રેસ સી એમ ફંડ અને પી એમ ફંડમાંથી ધારાસભ્યોને ખરીદવાનો જૂઠો આક્ષેપ કરે છે આવા મોં માથા વગરના ઢંગધડા વગરના જૂઠ્ઠા આક્ષેપો કરવાનું કોંગ્રેસ બંધ કરે

દર પાંચ વર્ષે યોજાતી એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી આ વખતે વિધિવત રીતે હાથ ધરી શકાય ન હતી

આ અંગે વધુ વિગતો મદદનીશ વનસંરક્ષક ડી

વસાવડા પાસેથી મેળવીએ

તેમણે આશા વ્યક્ત કરી છે કે સિંહોની સંખ્યામાં તંદુરસ્ત વધારો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે

વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઇકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના શહેરી ગ્રામીણ વિસ્તારોમાં મેઘમહેર ગઇકાલે યથાવત રહી હતી રાજકોટ શહેર અને ગાંધીગ્રામમાં હળવા ઝાપટા પડતા માર્ગો ભીના થયા હતા પડધરીમાં બે ઇંચ લોધીકા ગોંડલમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડથો હતો વિંછીયા વિરપુર જામનગર વાંકાનેરમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડયા હતા

વિસાવદર તાલુકાના કાસીયા બારવાણીયા સહિતના જંગલ વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળામાં પુર આવ્યા હતા

જિલ્લાના રાજુલા ખાંભા પંથકના ગ્રામવિસ્તારોમાં અડધાથી અઢી ઇંચ જેટલો વરસાદ થયો હતો લાઠી મોટી કુંકાવાવમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હતા દરમિયાન ચાલુ વર્ષે રાજુલા જાફરાબાદ તાલુકાના વિવિધ બંધારા જળાશય ભરપુર સપાટીએ ભરાવવાની શકયતાના પગલે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઇ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ પટ્ટીમાં એકથી દોઢ ઇંચ તો ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગીર ગઢડા અને બાળરીયા કાણેઠી સહિતના ગામોમાં પણ મેઘમહેર થઇ હતી સુરેન્દ્રનગર તથા ભાવનગર જિલ્લામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારી જિલ્લામાં સામાન્ય વરસાદ તો અંકલેશ્વરમાં વરસાદી ઝાપટા પડયા હતા આણંદ શહેર જિલ્લામાં મોડી રાત્રે વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો

શાર્દુલ જહાજ આજે બપોર સુધીમાં પોરબંદર કાંઠે પહોંચે તેવી સંભાવના છે ભારતીય નૌકાદળના ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત સોમવારે સાંજે નૌકાદળનું જહાજ ઇરાનના અબ્બાસ બંદરથી ભારતીયોને લઇ પરત આવવા નિકબ્યું હતું સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા મુજબ આ જ્હાજમાં લવાઇ રહેલા લોકોમાં મોટાભાગના લોકો વલસાડ જિલ્લાના માછીમારો છે